બંને નેતાઓ પરસ્પર હિતોના મુદ્દે ચર્ચા કરી શ્રી તોબગે ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા શ્રી તોબગે આજે સાંજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની પણ મુલાકાત લેશે ગઈકાલે સુશ્રી સુષ્મા સ્વરાજે શ્રી તોબગે સાથે મુલાાત કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા જણાવ્યું કેબંને નેતા ઓએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સુવર્ણ જયંતિ પ્રસંગે પરસ્પર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો તેમણે બંને દેશોના સંબંધો ને ખાસ અને શાશ્વત ગણાવ્યા હતા

સમાજન્ડ્ અભિન્ન અંગ એવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રિયમંત્રી નાયબ મૂખ્યમંત્રીયૂવકસેવા સાંસ્ક્રતિક પ્રવૃતિઓ વિભાગના રાજયમંત્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

ઝુનોસીસ એટલે પ્રાણીઓના સંસર્ગ વડે માનવ શરીરમાં દાખલ થતાં તત્યો લેપ્ટોસ્પાઇરોસીસમેડકાઉ ડિસીસ હડકવા નિપાહ તાવગ્લેન્ડર જેવા રોગો પ્રાણીઓના સહવાસથી મનુષ્યોને થતાં રોગો છે આવા પ્રાણીજન્ય રોગો સામે મનુષ્યને સુરક્ષિત રાખવા માટે વર્લ્ડ ઝ્રનોસીસ ડેના દિવસ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે

ના સભાખંડ ખાતે યોજાનારી આ ખાસ બેઠકમાં અગાઉની સામાન્ય સભાની કાર્યનોંધને બહાલ રાખવા અગાઉના નિર્ણયો પર લેવાયેલા પગલાંનો અહેવાલ પંચાયતી સમિતિઓની સભાની કાર્યવાહીને બહાલી અપાશે કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ જાહેર આરોગ્ય સમિતિ જાહેર બાંધધામ સમિતિ અપીલ સમિતિ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા બાળ વિકાસ અને યૂવા પ્રવૃત્તિ સમિતિની રચના અને જિલ્લા પંચાયતને સુપરત થયેલા અધિકારોની સમિતિ ઓને સુપરત કરાશે તેવું નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું

જેમાં મુખ્યત્વે પાંચ સ્થળે લોકસ્વવિધાર્થે સિટી બસ સ્ટોપ તથા ચારેક સ્થળે સાઈકલ ટ્રેક બનાવવા નિર્ણય લેવાયો હતો ભુજ ખાતે સુધરાઈની સામાન્યસભામાં મુખ્યત્વે રાજીવ આવાસ યોજના અંતર્ગત પાયા ની સુવિધા આપવાના કામોઅમૃત યોજનાયુ

જેમાં કચ્છની તમામ નબળી પંચાયતોને સબળ બનાવાની નેમ વ્યક્ત થઇ હતી

આ પ્રસંગે વાત સ્વરાજની ત્રિમાસિક પ્રસ્તિકાનું પંચાયતો સમક્ષ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ વન મહોત્સવમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર છે કચ્છના વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

આ દિશામાં નજીકના જ ભવિષ્યમાં પરિણામલક્ષી કામગીરી થશે તેવું જણાવ્યું હતું

નું બોનસ વિતરણ તથા મંડળીની વાર્ષિક સાધારણ સભા તથા દૂધ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી